કેન્દ્ર સરકારે કાશ્મીરમાં બે હજાર કરોડ રૂપિયાથી વધુ રકમના ખર્ચે સાડા છ કિલો મીટર લંબાઇની અને ઝેડ આકારની ટનલ બાંધવાની મંજુરી આપી છે

ગુહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બી

પત્રમાં શ્રી રેડ્ડીએ જણાવ્યું છે કે તમામ મંત્રીઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત લે એવી ઇચ્છા ગૃહમંત્રી શ્રી અમિત શાહે વ્યક્ત કરી છે આ કેન્દ્રશાસિત પ્રદેશના તથા તેના નાગરીકોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રની યોજનાઓની અગત્ય અંગે તથા આ હેતુથી સરકારે લીધેલાં પગલાં અંગે લોકોને જાણકારી આપવી એ આ મુલાકાતનો હેતુ છે

યુરોપીયન સંઘના પ્રતિનિધિ જોસેફ બોરેલ ફોન્ટેલ્સ સાથે ગઇકાલે દિલ્ફીમાં વાતચીત કરતાં શ્રી મોદીએ આબોહવામાં પરીવર્તન વેપાર તથા આર્થિક ક્ષેત્રે યુરોપીયન સંઘ સાથેના સંબંધો વધુ મજબુત બનાવવાની ભારતની પ્રતિબધ્ધતા દોહરાવી હતી તેમણે યુરોપીયન પંચ અને યુરોપીયન પરીષદના ભુતપુર્વ અગ્રણીઓ સાથે અગાઉ થયેલી વાતયીતનો ઉલ્લેખ કર્યો હતો શ્રી જોસેફ બોરેલ્સે જણાવ્યું હતું કે આગામી માર્ચમાં બ્રસેલ્સમાં ભારત યુરોપીયન સંઘની શિખર બેઠક યોજવા યુરોપીયન સંઘ ઉત્સુક છે

આ ટનલ બંધાઇ જતા શિયાળાની ઋતુમાં હીમવર્ષાના પગલે વિખુટા પડી જતા પર્યટન સ્થળ સોનમર્ગ સુધી બારે મહિના જઇ શકાશે કેન્દ્રિય માર્ગ પરીવહન મંત્રી નીતીન ગડકરી અને વી

સદાનંદ ગૌડાએ દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં અપના યુરિયા સોના ઉગલે બ્રાન્ડ ખાતરનો શુભારંભ કરાયો છે હિન્દુસ્તાન ખાતર અને રસાયણ લીમીટેડ એયયુઆરએલ કંપની ધ્વારા આ ખાતર તૈયાર કરાયું છે શ્રી સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે દેશને યુરિયા ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રીએ માંદા અથવા બંધ પડેલા પાંચ મુખ્ય ખાતર ઉત્પાદન એકમોને ફરીથી કાર્યરત કરવાનો આદેશ આપ્યો છે

સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશ દીપક ગુપ્તા અને અનીરુધ્ધ બોસે આ કેસમાં કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર અને રાષ્ટ્રીય દ્રુતા ગતિ રેલવે નિગમને નોટીસ જારી કરી છે અરજદાર ખેડ઼તોએ જમીન સંપાદન થતુ રોકવા નિર્દેશ આપવાની અદાલતને વિનંતી કરતી અરજી સર્વોચ્ય અદાલતમાં કરી છે

જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સીલરો સાથેની બેઠકમાં શ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું હતું

શ્રી મુર્મુએ કહયું કે કેન્દ્ર સરકાર આ બંને બંધારણીય સુધારાઓનો અમલ કરવા પ્રતિબધ્ધ છે અને આમ થવાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે

જયશંકરે યુરોપીયન સંઘના વિદેશ બાબતોના પ્રતિનિધિ જોસેફ બોરીલ અને દિક્ષણ આફ્રિકાના વિદેશ મંત્રી નાલેદી પેંડોર સાથે દ્વિપક્ષીય બાબતો અંગે ગઇકાલે ચર્ચા વિચારણા કરી આ બેઠકમાં શ્રી બોરીલ અને શ્રી જયશંકરે વૈશ્વિક તથા પ્રાદેશિક બાબતો ઉપરાંત પ્રવાસન અને સંપર્ક અંગે પણ ચર્ચા કરી હતી ટવીટર ઉપર શ્રી જયશંકરે જણાવ્યું હતું કે તેઓ આબોહવામાં પરીવર્તન મુદ્દે સહકાર વધારવા પણ સંમત થયા છે વિદેશ મંત્રી જયશંકર તથા દક્ષિણ આફિકાના વિદેશ મંત્રી નાલેદી પેંડોરના અધ્યક્ષપદે સંયુકત મંત્રી પંચની બેઠક પણ યોજાઇ હતી આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સહકારને વધુ સઘન બનાવવા બાબતે નિર્ણય લેવાયો હતો